ભૂરા આકાશ માટે આંતરરાષ્ટ્રીય પ્રદૂષણમુક્ત સ્વચ્છ હવા દિવસ નિમિત્ત વેબીનાર

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિના ઘડતર માટે બે લાખથી વધુ લોકોના મંતવ્યો ધ્યાને લેવામાં આવ્યાં છે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 ગુજરાત ના રાજયપાલ આચાર્ય દેવ વ્રત અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ કાર્યક્રમ માં ગાંધીનગર થી ઓનલાઈન જોડાયા હતા

પ્રધાનમંત્રી પત્રિકા ગેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી જયપુરના પત્રિકા દરવાજાનું ઉદ્દઘાટન કરશે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

આ સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણી શકાય આ સફળ પરીક્ષણની સાથે જ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ અતિશય કઠિન ટેકનોલોજી ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે જે આગલી પેઢીને હાઇપરસોનિક વાહનના નિર્માણમાં મદદગાર સાબિત થશે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા છે તેમણે કહ્યું કે આ સિદ્ધિ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના ક્રષ્ટિકોણને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે

જેમાં અધ્યક્ષપદેથી માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે વધતી વસ્તી ઉદ્યોગો વાહનો કચરો અને ધૂળના કારણે હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે શ્રી જાવડેકરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી કરેલા પોતાના સંબોધનમાં શહેરોની હવાની ગુણવત્તામાં સમગ્ર સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો શ્રી જાવડેકરે કહ્યું કે સરકારે દેશમાં પ્રદૃષણનું સ્તર ઓછું કરવા ગત વર્ષોમાં ઘણા ઉપાય કર્યા છે

શ્રી જાવડેકરે વેબીનાર દરમ્યાન રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ અંતર્ગત થયેલી ગતિવિધિની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી

મેટ્રો ટ્રેન દેશના અમદાવાદ દિલ્હી ચેન્નાઇ બેંગલુરૂ અને હૈદરાબાદ મહાનગરોમાં આજથી મેટ્રો ટ્રેન સેવા ફરી શરૂ થઈ છે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 શહેરી બાબતોના સચિવ દુર્ગાશંકર મિશ્રે જણાવ્યું છે કે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોએ માસ્ક પહેરવા અને સામાજીક અંતર જાળવવા જેવા કોવીડ સામેના પગલાનું અચુક પાલન કરવાનું રહેશે

અમદાવાદ મેટ્રો શરૂ અમદાવાદમાં વસ્ત્રાલથી એપેરલ પાર્ક સ્ટેશન વચ્ચે મેટ્રો ટ્રેન સેવા આજ સવારથી શરૂ થતા પ્રવાસીઓ માસ્ક અને સેનેટાઈઝરના ઉપયોગ સાથે સફર કરવા આગળ આવ્યા છે

સ્ટેશન ઉપર ક્વોરન્ટાઇન રૂમ પણ ઊભા કરાયા છે જેથી શંકાસ્પદ લગતી વ્યક્તિને ત્યાં રાખી તબીબી ટીમને વધુ ચકાસણી માટે બોલાવી શકાય

વેંકૈયા નાયડુએ બાળકોમાં પોષણનું સ્તર વધારવા માટે નાસ્તામાં કે બપોરના ભોજનમાં તેમને દૂધ આપવાનું સૂચન કર્યું છે ઉપરાષ્ટ્રપતિએ કેન્દ્રિય મહિલા અને બાળવિકાસમંત્રી સ્મૃતિ ઇરાની સાથેની વાતચીતમાં આ સૂચન કર્યું હતું

દ્વારા આવતીકાલે વિશ્વ સૌર ટેકનોલોજી શિખર સંમેલનનું આયોજન વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવશે

માનવમાં આવે છે કે આ સંમેલનમાં સ્વચ્છ હરિત ઉર્જા ક્ષેત્રે સૌર ઉર્જાના વધુ ઉપયોગ અંગે ચર્ચા થશે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

કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે વિજય રાઘવન ઉદ્દઘાટન સત્રમાં હાજર રહેશે રેલ્વે અને વાણિશ્ર્ય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલ સંમેલનમાં મુખ્ય અતિથિ રહેશે ત્યારે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સમાપન સંબોધન કરશે ગેહ્લોત હેલ્પલાઇન સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે આજે માનસિક રોગીઓની સહાયતા માટે હેલ્પલાઇન કિરણ ની શરૂઆત કરી છે

જે માનસિક રોગીઓને રાહત અને સહાયતા ઉપલબ્ધ કરાવશે

જેનો ઉદ્દેશ્ય હસ્તકલા અને હાથશાળ ક્ષેત્રના નિકાસકારો અને કારોબારી સમુદાયને વૈશ્વિક મંચ ઉપલબ્ધ કરવાનો છે કાશ્મીરના ફસ્તકલા અને હાથશાળ નિદેશાલયના એક નિવેદનમાં જમ્મુ કાશ્મીરના નિકાસકારો અને ઉદ્યોગકારોને આ વર્ચ્યુઅલ પ્રદર્શનમાં ભાગ લેવા આગ્રહપૂર્વક જણાવવામાં આવ્યું છે આ કાર્યક્રમ દ્વારા તેમને તેમના પ્રસિદ્ધ ઉત્પાદનોનું વેચાણ કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત કરી શકાશે

તેમણે દેશભરના દોઢ કરોડ વિદ્યાર્થીઓના મગજમાંથી ગણિતનો ડર દ્રર કરવાનો પ્રયાસ કર્યો છે આકાશવાણી સાથેની વાતચીતમાં શ્રી ભાનુપ્રકાશે શાળાઓમાં ગણિત ભણાવવાની હાલની પદ્ધતિમાં સુધારા કરવા સૂચનો આપ્યા છે શ્રી ભાનુપ્રકાશે ગણિત ક્રષ્ટિકોણની પરિકલ્પના માટે જણાવ્યું કે ઘણા યુરોપીયન દેશોએ આ પદ્ધતિમાં રસ દાખવ્યો છે